પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

લેહમાં સરહદી વિસ્તારોમાં સૌનિકોની અચાનક મુલાકાત લીધી સુરતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને નવી સિવિલ

ખેડૂતોમાં ખુશી વ્યાપી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

અને દરેક ઘરોમાં તેમના સાહસની જ ચર્ચાઓ થઇ રહી છે

તેમને જણાવ્યું હતું કે લડાખ એ ભારતનો મુગટ છે અને તેણે દેશને અનેક શુરવીરો આપ્યા છે શાંતિ માટે બહાદુરી પહેલી શરત છે તેમ જણાવી પ્રધાન મંત્રી એ કહ્યું કે કાયર લોકો શાંતિની વાત નથી કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિશ્વ યુદ્ધ સમયે કે પછી શાંતિના સમયમાં દુનિયાએ શાંતિ માટે ભારતીય શૂરવીરોને વિજયી થતા જોયા છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત હંમેશા માનવતા માટે કાર્ય કરે છે

પ્રધાન મંત્રી ના આ પ્રવાસ દરમિયાન દેશના સશસ્ત્ર દળોના વડા જનરલ બિપિન રાવત અને ભારતીય સૈન્યના વડા જનરલ એમ

નરવણે પણ સાથે રહ્યા હતા નિમુ ખાતેની અગ્રીમ સરહૃદ ચોકીઓ ઉપર સૈન્ય હવાઈ દળ અને ઈન્ઠો તિબેટ બોર્ડર પુલીસના અધિકારીઓ એ પ્રધાન મંત્રીને ભારત ચીન સરહદે ચાલી રહેલી તંગદિલી ની સ્થિતિનો ચિતાર આપ્યો હતો આકાશવાણીના લેફ સંવાદદાતા જણાવે છે કે કોઈ પણ જાહેરાત વગર અચાનક લેવાયેલી પ્રધાન મંત્રીની આ મુલાકાતનો મુખ્ય હેતુ સૈન્યના જવાનોનો જુસ્સો વધારવાનો હતો

ની ફાળવણી કરવાની જાહેરાત અગ્ર સચિવ ડો જયંતિ રવિએ કરી છે

જયંતિ રવિએ કહ્યું કે સુરતમાં સતત વધી રહેલા કેસોની સ્થિતિ અને તેના નિવારાત્મક પગલાઓ અંગે રાજ્ય સરકાર ગંભીર છે સુરતમાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય તંત્ર ખડે પગે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા વધુ સધન અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે

અન્ય કેસો કમ્યુનિટી સેમ્પલથી આવેલ છે

નર્મદા જિલ્લામાં આજે તિલકવાડા તાલુકામા વધુ ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા છે સુરતથી આવેલા ત્રણ ફીરાઘસુઓના કેસ પોઝિટિવ આવ્યા છે

કચ્છના નાયબ જીલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવયો છે તેમને શરદી ખાંસી જેવા લક્ષણો જણાતા પોતાનો ટેસ્ટ કરાવેલ હતો જેમનો રીપોર્ટ આજે પોઝીટીવ આવેલ છે તેમના પત્ની અને પુત્રને કોરોન્ટાઇન કરાયેલ છે જૂનાગઢમાં આજે એક જ દિવસમાં જૂનાગઢ શહેરમાં ચોવીસ કેસ નોંધતા શહેરીજનોમાં દહેશત ફેલાઈ છે

અમદાવાદના વેજલપૂર તાલુકાનું આ તળાવ વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવાશે સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવનો વિકાસ કરશે

રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બે ત્રણ દિવસ અકળવનારી ગરમી અને બફારા પછી આજ સવારથી દક્ષિણ અને પૂર્વના જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર અને પોરબંદર તરફ પણ ઘનઘોર વરસાદી વાદળો છવાયા છે તાપી જિલ્લામાં આજે મેઘરાજા મુશળધાર વરસતા કાગડીળે વરસાદની રાફ જોતા જિલ્લાવાસીઓ સહિત ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે આજે બપોરના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ અયાનક ગાજવીજ સાથે વરસ્યો હતો અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માલપુર નગરમાં ભારે વરસાદને કારણે બજારમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો માલપુર સહિતના આસપાસના મોર ડુંગરી ભેમપુર તખતપુર સોમપુર સોનીકપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો

જોકે ખેડૂતો સંતોષકારક વરસાદની આશા રાખીને બેઠા છે તાપી જિલ્લાના વ્યારામાં આજે ધોધમાર વરસાદ થયો છે બપોર બાદ વાતાવરણ માં પલટા સાથે વરસાદ શરૂ થયો હતો વ્યારા શહેર અને ગ્રામ વિસ્તાર તેમજ ડોલવણ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં આશરે એક સપ્તાહ ના વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતો સહિત લોકો માં ખુશી